પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી દુનિયાના સૌથી મોટા પોષાય તેવા આવાસ કાર્યક્રમોમાં એક છે આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયના સચિવશ્રી દુર્ગાશંકર મિશ્રાએ કહ્યું છે કે આ મિશનમાં અનેક સામાજિક જૂથોને સામેલ કર્યા છે

અમારા સંવાદદાતા એક અહેવાલમાં જણાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના અમલીકરણથી આવાસક્ષેત્રમાં વિશેષ રીતે પોષાય તેવા આવાસોમાં નોંધપાત્ર મૂડીરોકાણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે

આજે જમ્મુમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધપક્ષ દેશભરમાં કોમી તનાવ ઉભો કરવા પ્રયત્ન કરે છે તેમણે જમ્મુ કાશ્મીરના લોકોને ખોટા પ્રચારમાં ન ભરમાવવા અપીલ કરી છે જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ અંગે શ્રી મધવે કહ્યું કે પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે

ઇન્ટરનેટ અંગે તેમણે કહ્યું કેકારગીલમાં આજથી ઇન્ટરનેટ શરૃ કરાયું છે અને પરિસ્થિતિમાં સુધારો થતાં જ જમ્મુ અને કાશ્મીર ખીણ પ્રદેશમાં પણ ઇન્ટરનેટ સેવાઓ પૂર્વવત કરાશે

પ્રદેશ પ્રમુખ વી સામીનાથનના નેતૃત્વમાં યોજાયેલી રેલીમાં ત્રણ ધારાસભ્યો સહિત એક હજારથી વધુ લોકો જોડાયા હતા સ્વદેશી કોટન મીલ્સથી શરૂ થયેલી આ રેલી મુખ્ય માર્ગો પર ફરીને મુખ્ય પોસ્ટ ઓફિસ પાસે પૂરી થઇ હતી ભાજપના સહયોગ પક્ષે એન આર

આજે શિમલામાં એક રેલીને સંબોધતાં શ્રી શાહે જણાવ્યું કે રાજ્યમાં ચાર પરમવીર ચક્ર વિજેતા છે દેશ માટે શોર્ય અને બલિદાન આપનારને તેમણે સલામી આપી હૃતી શ્રીજયરામ ઠાકુરના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારનાં બે વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં બોલતાં શ્રી શાહે નાગરિકત્વ સુધારા કાયદા મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો કોંગ્રેસ પર આરોપ મૂક્યો અને જણાવ્યું કે નાગરિકત્વ કાયદામાં કોઇનું પણ નાગરિકત્વ છીનવી લેવાની જોગવાઇ જ નથી ભાજપ કાર્યકારી પ્રમુખ જે

નડ્ડા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને મુખ્યમંત્રી જયરામ ઠાકુર આ પ્રસંગે હાજર રહ્યા હતા

તેમના બદલે ઓડીશાના રાજ્યપાલ પ્રોફેસર ગણેશીલાલે ભારત પેટ્રોલીયમનો પ્લાન્ટ ખુલ્લો મૂક્યો હતો

યુરોપમાં અમલી નિયમો અનુસાર આ ફેરફાર કરવામાં આવી રહ્યા છે પરિવહન મંત્રાલયની કચેરીમાં સંયુક્ત સચિવને આ અંગેનાં સૂયનો પાઠવી શકાશે

આજે જગીરોડ ખાતે રેલીને સંબોધતાં તેમણે પુનરૂચ્યાર કર્યો કે સરકાર રાજ્યની સંસ્કૃતિ જમીની અધિકાર અને ભાષાની સુરક્ષા માટે કટિબદ્ધ છે મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ અને ડાબેરી પક્ષે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે રેલીને સંબોધતાં આસામના નાણાંમંત્રી હિમંતા વિશ્વાસર્માએ ખાતરી આપી છે ભાજપ રાજ્યની સંસ્કૃતકિ અને વારસો જાળવવા કટીબદ્ધ છે અમારા સંવાદદાતા જણાવે છે કે ભાજપ આસોમ ગણ પરિષદ અને બી

દરમિયાન કોંગ્રેસ નેતા રાહ્લ ગાંધી આવતીકાલે ગુવાહાટીમાં યોજાનારી નાગરિકત્વ અધિનિયમ વિરોધી રેલીમાં હાજર રહેવાના છે

મધ્યપ્રદેશમાં પણ ધુમ્મસ અને વરસાદ સાથે ઠંડી વધી છે બિહારમાં ઠંડીના કારણે કેટલીક શાળાઓમાં રજા રાખવામાં આવી છે

આ ગોળીબારના લીધે ત્રણ મકાનોને નુકસાન થયું છે અને કેટલાંક પ્રાણીઓને ઇજા થઈ છે ગઈરાત્રે નવ વાગ્યા પછી પાકિસ્તાની રેન્જરોએ ગોળીબાર અને તોપામારો શરૂ કર્યો હતો જે આજે પરોઢિયે યાર વાગ્યા સુધી યાલુ રહ્યો હતો બીએસએફના જવાનોએ યોગ્ય વળતો જવાબ આપ્યો છે

એસ કાલાની કોર્ટે ફાંસીની સજાનો હુકમકર્યો હતો ત્યારબાદ સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હુકમની કોપી હાઇકોર્ટમાંપહોંચ્યા બાદ ન્યાયાધીશો બેલા ત્રિવેદી અને એ

રાવે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી છે

માસુમ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આયરી તેની હત્યા કરીનાંખી હતી બાદમાં માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળુંમારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી ગયો હતો આ કેસમાં પોલીસે ગુનો નોંધીશોધખોળ શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો સેશન્સ કોર્ટના ફાંસીની સજાનાહ્કમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખીછે

ઉપરાજ્યપાલ આર

માથુરે લદ્દાખ બૌદ્ધ સંઘ અને લેહ પર્વતીય પરિષદ આયોજીત ઉજવણી સમારોહમાં હાજરી આપી હતી આ પ્રસંગે શ્રી માથુરે કહ્યું કે લદ્દાકને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાનો મૂળ ઉદ્દેશ્ય તેની સંસ્ક઼તિ પરંપરા સ્થાનિક પર્યાવરણ અને અર્થતંત્ર જાળવવાનો છે તેમણે લદ્દાખને દેશના શીર મુકુટ તરીકે ઓળખાવ્યું હતું લદ્દાખના અલગ કેન્દ્રશાસિત પ્રદેશ રચાયા બાદ આ સૌપ્રથમવાર લોસાર ઉત્સવ ઉજવાઇ રહ્યો છે

ગઇકાલે મોસ્કોમાં રૂસાડાના મહાનિયામક યુરી ગનુસે જણાવ્યું કે પદ્ધતિ અનુસાર વાડાને દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા છે અને તેમાં પ્રતિબંધોને ગેરવાજબી ગણાવ્યા છે આ અગાઉ વાડાએ ડોપિંગના નમુનાઓમાં ગેરરીતિના આરોપ હેઠળ મુખ્ય રમતોત્સવમાંથી ચાર વર્ષ માટે રશિયા પર પ્રતિબંધ મૂક્યો હતો

તેની સાથે ત્રણ મેચોની શ્રેણીમાં ભારત એક શૂન્યથી આગળ છે શ્રેણીની બીજી મેચ આવતીકાલે બપોરે એક વાગ્યાથી ઇસ્ટ લંડનમાં રમાશે